રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ પ્રસંગે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું આગવું અને અનોખું સ્ટેડિયમ બની રહેશે અને માળખાકીય વિકાસ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાવાન ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મબ્યું છે ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું હતું કે સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવના સર્જન વડે અમદાવાદ હવે ખેલક્રદની રાજધાની બનશે

મોડલથી નિર્માણ કરવામાં આવશે

આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના બે વર્ષ પૂરા થવા અંગે ટ઼વીટ઼સની શ્રેણીમાં શ્રી મોદીએ કહ્યું કે દેશના ખેડતોનું જીવન સરળ બનાવવા માટે કરવામાં આવેલા ઠરાવમાં આ યોજનાની મહત્ત્વની ભૂમિકા રહી છે તેમણે કહ્યું કે દેશના ખેડુતો પણ આત્મનિર્ભર ભારત અભિયાનનો અભિન્ન ભાગ બની રહ્યા છે પ્રધાનમંત્રીએ આજે કહ્યું કે પીએમ કિસાનને કારણે કરોડો ખેડૂતોના જીવનમાં પરિવર્તનથી દરેકને તેમના વિકાસ માટે આગળ કામ કરવા પ્રેરણા મળી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા સાત વર્ષમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે અનેક પહેલ કરી છે વધુ સારી સિંચાઈ ટેકનોલોજી ધિરાણની સગવડ મોટા બજારોમાં પ્રવેશ પાક વીમા જમીનના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતના પ્રયત્નોના પરિણામ સ્વરૂપે હકારાત્મક પરિણામો મળ્યા છે

તેમણે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે પુડુચ્ચેરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ પણ કરી છે શ્રી જાવડેકરે કહ્યું કે પુડુચ્ચેરીના મુખ્યમંત્રી નારાયણસામીએ રાજીનામું આપ્યા બાદ કોઈ પણ પક્ષે સરકાર બનાવવાનો દાવો કર્યો ન હતો અને તેથી ઉપરાજ્યપાલે વિધાનસભા મોફફ રાખવાની ભલામણ કરી છે તેમણે ઉમેર્યું કેબિનેટનો નિર્ણય રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે અને બાદમાં વિધાનસભાનું વિસર્જન થશે કેન્દ્રીય કેબિનેટે આઇટી હાર્ડવેર માટેની પ્રોડક્શન લિંક્ડ પ્રોત્સાહન યોજનાને પણ મંજૂરી આપી હતી આ યોજના ઘરેલું ઉત્પાદનને વેગ આપવા અને આઇટી હાર્ડવેરની મૂલ્ય સાંકળમાં મોટા રોકાણો આકર્ષવા માટે પ્રોત્સાહન પ્રસ્તાવ આપે છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની ટીમ રચાઈ છે

આ ટીમ કોવીડ ફરીથી ફેલાવાનાં કારણો શોધવા માટે રાજ્ય અને સ્થાનિક વહીવટ સાથે મળીને કામ કરશે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા લખાયેલા પત્રમાં રાજ્ય વહીવટીતંત્રને કોવીડનો ફેલાવો રોકવા આક્રમક પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી છે આ રાજ્યોને તથા કેન્દ્રશાસિત કેન્દ્રોને આરટી પીસીઆર અને રેપિડ એન્ટિજેન ટેસ્ટના પરીક્ષણમાં વધારો કરવાની સલાહ આપવામાં આવી છે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવવાની ભારતની સંભાવનાઓ આ ટેસ્ટના પરિણામ પર આધારીત છે અને તેથી ભારત આક્રમક બોલિંગ કરી રહયું છે એક ટેસ્ટના વિરામ બાદ જસપ્રિત બુમરાહ ટીમમાં પાછો ફર્યો છે અને તે ઇશાંત શર્માની સાથે સાથે આર અશ્વિન અને અક્ષર પટેલ સાથે સ્પિન બોલિંગ પણ કરશે

પોલીસ અધિકારીએ જણાવ્યું કે આજે સવારે શારગુલના જંગલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદી ઠાર મરાયા છે

મેરીટાઇમ બીજી મેરીટાઇમ ઇન્ડિયા પરિષદ બીજી માર્યથી યોથી માર્ય દરમિયાન વર્ચ્યુઅલી યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદ્દઘાટન કરશે

મુંબઇ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન રાજીવ જલોટાએ જણાવ્યું કે આ પરિષદ એક અનોખું પ્લેટફોર્મ પૂરૂં પાડશે તેમાં સરકારી અધિકારીઓ આંતરરાષ્ટ્રીય રોકાણકારો જહાજ ઉદ્યોગના માલિકો વિશ્વના મુખ્ય બંદરના પ્રતિનિધીઓ અને દરિયાકાંઠા ધરાવતા રાજ્યોના પ્રતિનિધીઓ પણ ભાગ લેશે

જલોટાએ વધુમાં જણાવ્યું કે મુંબઇ પોર્ટ ટ્રસ્ટે જળમાર્ગ ક્રુઝ પેટ્રોલિયમ સેકટરની વિવિધ સંસ્થાઓ સાથે સાત હજાર પાંચસો કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે

સરકારે જણાવ્યું છે કે ખરીફ પાકની ખરીદીની પ્રક્રિયા પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ તેલંગાણા ઉત્તરાખંડ તમિળનાડુ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર કેરળ ગુજરાત આંધ્રપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરળતાથી ચાલુ છે

શ્રી જાવડેકરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમિત શાહ જે